ઉઝબેકિસ્તાન અને ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો વધુ સુદ્રઢ કરવા ઉઝબેકિસ્તાને ત્રણ એક્શન પ્લાન તૈયાર કર્યા છે

મંદિરોમાં ન્નકૂટ ને ગુરૂદ્વારામાં કિર્તનપાઠ યોજાશે

આ પોર્ટલમાં ફોર્મ ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી ખાસ સુવિધા પણ ઉપલબ્ધ છે

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન ઉઝબેકિસ્તાન અને ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો વધુ સુદ્રઢ કરવા અને થયેલા સમજૂતી કરાર સાકાર કરવા માટે ઉઝબેકિસ્તાને ત્રણ એક્શન પ્લાન તૈયાર કર્યા છે

ઉઝવેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાથે મૂલાકાત બેઠક થોજીને સમજૂતિ કરારને પ્રગતિની દિશામાં ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો આ બેઠકમાં ઉઝબેકિસ્તાનના રાજદૂતે જણાવ્યું કે નવેમ્બર માસના અંતે ઉઝબેકિસ્તાનનું એક ઉચ્યસ્તરીય પ્રતિનિધીમંડળ ગુજરાત આવશે

ટી

જયંતિ રવિચ્ચે ઉમેર્યુ કે રાજ્યમાં મેલેરિયા ડેન્ગ્યુ માટે રાજ્ય કક્ષાએથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યુ છે જેના પરિણામે આ ઘટાડો જોવા મળી રહ્યો છે

આજે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં જુદા જુદા કાર્યક્રમો ઉજવાશે આજે દેવદિવાળીએ મદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ભદ્રકાળી માતાજીની મહાઆરતી ઉતારશે

કાર્તિક પૂર્ણિમા નિમિત્ત સોમનાથ ખાતે યોજાયેલા પંચદિવસીય મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ ઉમટી રહ્યા છે આ મેળામાં વિવિધ સ્ટોલ ફસ્તકલા પ્રદર્શન તસવીર પ્રદર્શન સ્વચ્છતા ઝુંબેશ સ્લેફી પોઇન્ટ સહિત વિવિધ આયોજનો કરાયા છે આ સાથે પાંચ દિવસ વિવિધ લોક કલાકારો દ્વારા સાંસ્ક્રતિક કાર્યક્રમો પણ યોજાશે આ સાથે સિધ્ધપુરમાં સાત દિવસીય કાત્યોક મેળાનો પણ આરંભ થયો છે ઉલ્લેખનીય છે કે આ મેળામાં મોટા પાયે જાતવાન ઉંટોનું બજાર ભરાય છે ને મોટી સંખ્યામાં ઊંટની લે વેચ થાય છે

જી હાઇવે પર આવેલા ગુરૂદ્વારા ગોવિંદધામમાં ઉજવણી નિમિત્તે ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઇ બહેનોને ગુરૂ નાનક જ્યંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે શ્રી રૂપાણીએ તેમના સંદેશમાં બંધુતા સમરસતા અને આપસી પ્રેમના ગુરૂ નાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેમ જણાવ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્થ દેવવ્રતએ શીખ સમાજના ભાઈબહેનોને ગુરૂનાનક જયંતિની શુભકામના પાઠવતા સૌને ગુરૂનાનક દેવજીનો ઉપદેશ આત્મસાત કરવા અનુરોધ કર્યો છે

આજે જાહેર પ્રસારણ સેવા દિવસ છે

આજના દિવસની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી દિલ્હીના સંકુલમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું છે

આ પ્રસંગે વિજ્ઞાન તકનીકમાં નોંધપાત્ર થોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત કરાયા હતા

વિક્રમ સારાભાઈની પ્રતિમાનું નાવરણ પણ કરાયું હતું